વડોદરામાં ભારે વરસાદના કારણે ઉભી થયેલી સ્થિતીની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સર્વગ્રાહી સમીક્ષા કરી હતી

તેઓ પ્રધાનમંત્રી કાર્યાલય સાથે સતત સંપર્કમાં છે મુખ્યમંત્રીએ આ બેઠક બાદ પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું કે વડોદરા શહેર અને જિલ્લાના આજવા ડેમના ઉપરવાસ હાલોલ કાલોલ પાવાગઢમાં એકસાથે પાંચ ઇંચ વરસાદ થવાના કારણે આજવા ડેમમાં પાણી આવ્યું છે ડેમ છલકાઇ જવાના કારણે તેનું પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે મુખ્યમંત્રીએ કહ્યું કે વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાંથી પાંચ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

વરસાદી પાણી ઓસરતા તે પુનઃ ચાલુ કરાશે તેમણે કહ્યું કે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં દિવાલ પડવાથી બુધવારે ચાર વ્યક્તિઓના મરણ થયા હતા આ સિવાય કોઇ જાનમાલ કે પશુને હાનિ પહોંચી નથી આ બેઠકમાં મુખ્ય સચિવ ડો

સિંહ મુખ્યમંત્રી મુખ્ય અગ્રસચિવ કેલાસનાથન વગેરે ઉપસ્થિત રહ્યા હતા વરસાદના કારણે રાજ્યમાં ખાસ કરીને વડોદરા શહેરમાં ઉભી થયેલી સ્થિતિમાં અસરગ્રસ્તોને મદદરૂપ બનવા ભાજપે પણ કમરકસી છે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોને આપત્તિ સમયે મદદરૂપ થવા સૂચનાઓ આપી છે તેઓએ ફૂડપેકેટ જીવન જરૂરિયાતની વસ્તુઓ દવાઓનું વિતરણ વગેરેની કામગીરીમાં લાગી જવા અનુરોધ કર્યો છે

તથા બસ વ્યવહાર ખોરવાયો છે

વરસાદને કારણે મુખ્ય પાક ડાંગરને જીવતદાન મળ્યું છે

ભરૂચ જિલ્લામાં નવ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે આજે શાળા કોલેજો બંધ રહી હતી કેન્દ્ર સરકારે અન્ન સલામતી યોજનાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત મહારાષ્ટ્ર તેલંગણા અને આંધ્રપ્રદેશમાં એકદેશ એક રેશન કાર્ડ યોજનાનો પ્રાયોગીક ધોરણે આજથી અમલ શરૂ કર્યો છે આ યોજના હેઠળ અન્ન સલામતી કાર્ડ ધરાવતા લાભાર્થીઓ ગુજરાત સહિતના ચાર રાજ્યોના કોઇપણ રેશનશોપ પરથી ચોખા અને ઘઉં મેળવી શકશે આ પ્રકારની સુવિધા મેળવવા રેશન કાર્ડ ધારકે પોતાનું કાર્ડ આધાર નંબર સાથે જોડવું પડશે

આજ સુવિધા એક દેશ એક રેશનકાર્ડ યોજના હેઠળ ઉપલબ્ધ થશે કેન્દ્ર સરકાર આગામી ઓગસ્ટ સૂધિમાં આ યોજના બધા જ રાજ્યોમાં અમલમાં મુકવાની નેમ ધરાવે છે

જેમાં ગેરકાયદે નાણાંની હેરાફેરી અને રોકાણ તથા લોકોને ગેરમાર્ગે દોરીને નાણાની ઉચાપતો વગેરેની ચર્ચા કરવામાં આવી હતી

આ પ્રસંગે એક રેલી યોજવામાં આવી હતી જેને મેયર જગદીશ પટેલ ધારાસભ્યો પોલીસ કમિશનર સતીષ શર્મા વગેરેએ આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું

આ પખવાડીયા દરમિયાન પ્રગતિશીલ ખેડૂત મહિલાઓનું સન્માન કરાશે આ ઉપરાંત મહિલા બાળ પોષણ જાગૃતિ મહિલા કાનૂની જાગૃતિ શ્રમજીવી મહિલા દિવસ વગેરેની ઉજવણી કરાશે તો હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે રંગભવન હૉલમાં જિલ્લા પોલીસ અધિક્ષક શોભાબેન ભૂતડા તેમજ મહાનુભાવોની હાજરીમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો પોલીસ અધિક્ષકશ્રી શોભાબેન ભૂતડાએ જણાવ્યું હતું કે આજની મહિલા સ્વતંત્ર બને પણ સ્વચ્છંદી ન બને તે આજના સમયની માંગ છે મહિલાએ કેરિયર બનાવવા માટે કુટુંબીજનોને સાથે બેસીને તેના ફાયદા વિશે માહિતગાર કરવા જોઈએ જેથી આવનાર સમયમાં મહિલાઓ પુરૂષ સમોવડી બની શકે આજથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે નવજાત શિશ્ માટે માતાના દ્રધના મહત્વ અંગે સમાજમાં જાગ્રતિ સર્જવાના હેત્રથી વિશ્વમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન આ ઉજવણી કરવામાં આવે છે ગાંધીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરતાં આરોગ્ય કમિશનર સુ શ્રી જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં ઘણી માતાઓ જાણકારીના અભાવે કે અન્ય ગેરસમજથી નવજાત શિશુને સ્તનપાનથી દૂર રાખે છે જે યોગ્ય નથી આરોગ્ય કમિશનર જયંતિ રવિએ બાળક સાથે સ્તનપાનનું મહત્વ આ રીતે સમજાવ્યું

દેશ સહિત રાજયભરના શિવ મંદિરોમાં આજથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે આજ સવારથી જ રાજયભરના મહાદેવ મંદિરો હર હર મહાદેવનો જય ઘોષથી ગુંજી ઉઠયા છે રાજયના વિવિધ શિવમંદીરોમાં શ્રાવણ માસ નિમિત્તે શણગાર રોશની કરાયા છે આ પવિત્ર માસમાં અનેક તહેવારોની ઉજવણી કરાશે ભકતો આ મહિનામાં ઉપવાસ અને એકટાણા જેવા તપ કરશે આ મહિનામાં રક્ષાબંધન સાતમ આઠમ જેવા તહેવારોની શ્રધ્ધાપુર્વક ઉજવણી કરાશે મંદિરોમાં અભિષેક પુજા શિવપુજા યજ્ઞો મહા આરતી યોજાશે આજથી દશામાના વ્રત નો પણ પ્રારંભ થઈ રહયો છે મહિલા શ્રધ્ધાળુઓમાં દશામાના વ્રતને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે શ્રાવણ માસ પ્રારંભ નિમિત્તે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આજે શુળ પાનેશ્વર મહાદેવ ખાતે પુર્જા અર્ચના કરી હતી ભાવનગર શહેર જિલ્લાનાં શિવ આરાધકો ભગવાન ભોલેનાથના પૂજન અર્ચન આરતી અને સ્તુતિગાનમાં એક લીન થયા છે આ માસના પ્રારંભ સાથે જ વહેલી સવારથી ભગવાનના શિવ મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી શ્રાવણ માસમાં શિવાલયોમાં સવારે બિલીપત્ર દૂધ મિશ્રિત જળ સાથે ભગવાન આશુતોષને જળધારા માટે ભકતોનો ઘસારો જોવા મળશે

યજ્ઞો પછી બીજા યજ્ઞો યોજાશે શ્રી વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં આ વિવિધ યજ્ઞો સાથે રક્તદાન દંતયજ્ઞ નેત્રયજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે

આ સ્પર્ધામાં ભારત બાંગ્લાદેશ અને હોંગકોંગ વચ્ચે હરિફાઇ યોજાઇ હતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ગાંધીનગર ખાતે શુભેચ્છા લીધી હતી

રાજ્યપાલશ્રીએ પણ બેટી બચાવો પર્યાવરણ રક્ષા સજીવ ખેતી ઓછા બજેટની ખેતી જોવા તેમના લોકાભિયાન કાર્યોથી તેમને વાકેફ કર્યા હતા નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના સાંસ્કૃતિક સામાજીક ધાર્મિક વૈવિધ્ય અને આર્થિક શિસ્ત વિશે પણ રાજ્યપાલશ્રીને માહિતી આપી હતી રાજ્યમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા અને રાજ્યકક્ષાની પ્રાચીન અર્વાચીન ગરબા તેમજ રાસ સ્પર્ધાનું આયોજન સરકાર કરશે

ભાવનગરમાં થેલેસીમીયા ચેકઅપ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ હૃદય રોગ અંગેનો કેમ્પ યોજવામાં આવ્યો છે

સોમનાથ મંદિર ખાતે યાત્રી સુવિધા હેઠળ ચોપાટી ખાતે સાર્વજનિક શૌચાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે

એરપોર્ટમાં હોય તે પ્રકારની સુવિધાઓ આ શોચાલયમાં કરવામાં આવી છે